એક ઉપર સરસાઈ મળી છે

તેમણે તેમના હરીફ શાલીની યાદવને હરાવ્યા છે

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખી છે જયારે પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સામે પપ હજારથ વ્ધુ મતોથી હારી ગયા છે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સુલતાનપુર બેઠક ઉપર જીત્યા છે

સિંઘ ગૌતમ બુદ્ધ નગરથી મહેશ શર્મા બરેલીથી સંતોષકુમાર ગંગવાર વિજયી થયા છે

સમાજવાદી પક્ષના નેતા મુલાયમ સિંઘ યાદવે તેમની મેનપુરી બેઠક જાળવી રાખી છે જ્યારે પક્ષ અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢ બેઠક જીત લીધી છે

એક બેઠકની મતગણતર ચાલી રહી છે

કોંગ્રેસ માત્ર રાયબરેલી બેઠક ઉપર જીત મેળવી છે ઉત્તરાખંડમાં ભાજપ તમામ પ બેઠકો જીતી ગ્યું છે

સંજય ભાટીયાએ કરનાલ બેઠક સાડા છ લાખ મીની સરસાઇથી જીતી લીધી છે નાયબસિંહે કુરૂક્ષેત્રની બેઠક જીતી છે

આ ઉપરાંત રમેશચંદ્ર કૌશિકે સોનીપત રતનલાલ કટારીયાએ અંબાલા બેઠક એન ભીવાની બેઠક ધરમવીરસિંહે જીતી છે ફરીદાબાદ બેઠક પર ક્રષ્ણમાલ અને રોહતક પર અરવિંદકુમાર શર્મા ચૂંટાયા છે

હિમચાલપ્રદેશમાં ભાજપને ચાર બેઠક મળી છે અનુરાગ ઠાકુર હમીરપુરમાં સિમલા બેઠક પર સુરેશ કુમાર કશ્યપ મંડી બેઠક પર સ્વરૂપ શર્મા અને કાંગરા પર કિશનક્પૂર ચૂંટાયા છે જમ્મુકાશ્મીરમાં કેન્દ્રિયમંત્રી જીતેન્દ્રસિંઘ ઉધમપુર બેઠક જીત્યા છે લદ્દાખ અને જમ્મુની બેઠક ભાજપને મળી છે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા શ્રીનગર બેઠક પરથી અને અનંતનાગ પરતી હુસનેન મસૂદી ચૂંટાયા છે બારામુલ્લા બેઠક પરથી મહંમદ અકબર લોન ચૂંટાયા છે

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને એક બેઠક મળી છે કેન્દ્રિયમંત્રી કર્નલ રાજયવર્ધનસિંહ જયપુર ગ્રામીણ બેઠક પરથી ફરી ચૂંટાયા છે તેમને ચાર લાખ મથની સરસાઇ મળી છે

દેવેગોડા તેમજ ગુલબર્ગ બેઠક પર કોંત્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જ્ન ખડગે હારી ગયા છે

જયારે કેરળ કોંગ્રેસે એમઆરએસપી સીપીએમને યૂડીએફના ઉમેદવાર શશી થરૂરનો ત્રિવેંન્દ્રમ બેઠક પર વિજય થયો છે જયારે કેન્દ્રિયમંત્રી અલ્ફોન્લ કન્નાથનમ એન્ક્કલમ બેઠક પરથી હારી ગયા છે

ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપની જીત થઇ છે

અરૂણાચલ પ્રદેશમાં ભાજપે અરૂણાચલ પૂર્વ બેઠક જીતી લીધી છે

મણીપુરમાં બાજપના ઉમેદવાર ડો રાજકુમાર રંજન સીંગે ઇનર મણીપુર બેઠક જીતી લીધી છે જયારે નાગા પીપ્લસ ફન્ટના ઉમેદવાર લોરહો એસ પી

મેઘાલયમાં કોંગ્રેસના ઉમેદવાર વિન્સેન્ટ એસ

નેશનલ પીપલ્સ પાર્ટીના અગાથા કે

મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટના સી

નાગાલેન્ડમાં નેશનાલીસ્ટ ડેમોક્રેટિક પ્રોગેસીવ પાર્ટીના ઉમેદવાર તોકેહો યેય્યોમીએ કોંગ્રેસના ઉમેદવાર કે

સિક્કિમ કાંતિકારી મોર્ચાના ઉમેદવાર ઇન્દ્રા હેંગ સુબ્બાને રાજ્યની એકમાત્ર બેઠક મળી છે

નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીએ લક્ષદ્વીપની એકમાત્ર બેઠક ઉપર જીત હાંસલ કરી છે અપક્ષ ઉમેદવાર દેલકર મોહનભાઈએ દાદરાનગર હવેલી બેઠક ઉપર જીત મેળવી છે અને દમણ તથા દીવ બેઠક ભાજપના લાલુભાઇ પટેલે જીતી છે

મંત્રિમંડળની ભલામણો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલની લોકસભાનું વિસર્જન કરશે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નરો આગામી દિવસમાં રાષ્ટ્રપતિને મળી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને મલી નવા ચૂંટાયેલા સાંસદોની યાદી તેમને સુપ્રદ કરશે જયાર બાદ નવા ગ્રહની સ્થાપના થશે

ભારત સહિતના આઠ દેશોને તેલની નિકાસ કરવા માટે અમેરિકાએ ઇરાનને આપેલી છૂટની સમયમર્યાદા પુરી થતા ભારતે આ નિર્ણય કર્યો છે અમેરિક ખાતેના ભારતના રાજદૂતના હર્ષ વર્ધન શ્રીંગલાએ વોશિંગ્ટન ખાતે આ માહિતી આપી હતી શ્રી શ્રીંગલાએ જણાવ્યું હતું કે ભારતએ જાણે છે કે અમેરિકા માટે આ પ્રાથમિકતા હતી ભારતને હવે તેલના પર્યાપ્ત સ્રોતો શોધવા પડશે તેમણે વધુમાં કહ્યું હતું કે આ નિર્ણયથી ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો પર કોઈ અસર પડશે નહીં તેમણે કહ્યું કે ચાબદાર બંદર ભારત માટે મહત્વપૂર્ણ છે ઇરાને કહ્યું કે અમેરિકા દ્વારા ્મકાયેલા પ્રતિબંધા ગેરકાયદેસર છે

સંરક્ષણ સૂત્રોના જજ્ઞાવ્યા પ્રમાણે ઘટના સ્થળેથી શસ્રો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે સુરક્ષા દળોએ ત્રાલ વિસ્તારના દાદસર ગામમાં શોધ અને તપાસ અભિયાન શરૂ કરતાં અથડામણ થઈ હતી

અડવાણીની મુલાકાત કરી હતી ટ્વીટમાં શ્રી મોદીએ શ્રી અડવાણી જેવા મહાન લોકોએ તેમનું જીવન પક્ષના નવા વિચારના નિર્માણમાં વિતાવ્યું હોવાથી પક્ષની સફળતા શક્ય હોવાનું જજ્ઞાવ્યું હતું

શ્રી મોદીને પક્ષના નેતા મુરલી મનોહર જોષીને પણ મળ્યા હતા